ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના આદર્શ અને ભારતીય જનસંઘના સ્થાપક ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ પાઠવી છે શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં કહ્યું છે કે એક સમર્પિત દેશ ભક્ત અને ગૌરવશાળી રાષ્ટ્રવાદી એવા ડોકટર મુખર્જીએ તેમનું પૂરૂં જીવન ભારતની એકતા અને અખંડિતતા માટે અર્પણ કરી દીધું હતું ભુજમાં ભાજપ કાર્યલય ખાતે પણ શહાદત દિવસ મનાવવાયો હતો

જયદિપ વૈષ્ણવ આંતકીઓ ઠાર આજે સવારે જમ્મુ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા સુરક્ષા સૂત્રોએ જજ્ઞાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે જાણકારી મળ્યા પછી ગણતરીના કલાકોમાં કીગામ વિસ્તારમાં દારમડોરા ગામે સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું સૈન્ય દ્વારા ઘેરો સઘન બનાવતા છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો જો કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના આતંકવાદી જૂથની ઓળખ હજુ સુધી થઇ નથી

ભુજમાં કચ્છ ઊટ ઉછેરક માલધારી સંગઠને વિશ્વ ઊટ દિવસની ઉજવણીએ યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવાયોફતો ઊટ ઉછેરક માલધારી સંગઠન અને સફજીવન સંસ્થા દ્વારા આવતા વર્ષે જાપાનની ક્વોટો યુનિવર્સીટી સાથે મળીને ચરિયાણ વિસ્તાર પર સંશોધન કરવામાં આવશે જેથી ખારાઈ ઊટ અને ચેરિયા એક બીજા પર આધારિત છે એ જાણી શકાશે આ બેઠકમાં આવનારા વર્ષોમાં ચરિયાણ વિસ્તારના સંરક્ષણ ઉપર વધારે ધ્યાન આપવા નિર્ણય લેવાયો હ્તો

તાજેતરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મુદે ચર્ચા કરાયા બાદ શિક્ષણ વિભાગે આ મફત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે

આ તમામ યુનિવર્સિટીને ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવા જણાવાયું છે

જોકે કચ્છમાં જુલાઇના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું શરૂ થાય તેવી શક્યતા છે

નવી વીજ કચેરી શરૂ થયેથી મેઘપર બોરીચી અને કુંભારડી ગામના વીજ ગ્રાફકકોને ફવે અંજાર અથવા આદિપુર સુધી જવું નહ્ િ પડે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલત તેમજ સુધરાઇના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમમાં ગુમાસ્તા ધારામાં આવેલા સુધારા તેમજ અન્ય કાયદાઓ વિશે માહિતી આપવામાં આવશે